ઓડિશાની મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી તલચર ખાતે ખાતર એકમ ફરીથી ચાલુ કરવાના ઉપલક્ષ્યમાં તકતીનું અનાવરણ કરશે

ત્યારબાદ થ્રી મોદી ઝારસુગુડા જશે ત્યાં તેઓ વિમાન મથકનું ઉદ્દધાટન કરશે

તેઓ દુલાંગા કોલસાની ખાણમાં કોલસા ઉત્પાદનની તકતીનું અનાવરણ કરશે

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જજ્ઞાવ્યું હતું કે એક હજાર કરોડ રૂપિયાના રોકાવ્યથી આ મિલમાં ત્રણ હજાર લોકોને રોજગારી મળશે

એક ટ્વીટ સંદેશામાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ દેશના નાગરિકોને નરેન્દ્રમોદી એપ અને માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી પોતાના વિચારો અને પ્રતિભાવો મોકલવાની અપીલ કરી છે ઉપરાંત નાગરિકો ટોલ ફી નં

એમ એસ મોકલી પોતાના વિચારો વ્યક્ત કરી શકશે

જિલ્લાના અંતરિયાળ તેમજ વધુ અંતર ધરાવતા ગામકાંઓમાં વિદ્યાર્થીઓનઈ માધ્યમીક કક્ષાના અભ્યાસ માટે અન્યત્ર જવેં ન પકે તેમજ તેમને પોતાના ગામમાં જ માધ્યમીક શિક્ષણ મળે તેવા હેતુંથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આ શાળાઓને સરકાર દ્વારા મંજૂરી મળી છે જે અંતર્ગત અબકાસા તાલુકામાં બે અંજર માંડવીમાં ત્રણ નખત્રાણા અને ભયાઉમાં પાંચ પાંચ મુન્દ્રા અને લખપતમાં એક એક જયારે ભુજ તાલુકામાં છ શાળાઓને મંજૂરી મળી છે

સાથે ગરમ શહેર બની રહેતા લોકો ઉનાળા જેવા ઉકળાટથી અકળાઈ ગયા છે ખાસ કરીને જિલ્લાના સારહદી અને દુર્ગમ વિસ્તારમાં પણ ભારે ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે